જેમાં ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ માટે નવા જિલ્લા પ્રમુખ ની વરણી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો વરીષ્ઠ મંત્રી આર

ફળદુ મહામંત્રી કે સી પટેલ તથા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા એ આ બેઠક માં ભાગ લીધો હતો અને વિચારણા હેઠળ ના જિલ્લાઓ માથી આવેલા અગ્રણી કાર્યકરો સાથે સંભવિત નામ ઉપર ચર્ચા વિયારણા કરી હતી પ્રવકતા ભરત પંડ્યા કે કહ્યું છે કે પક્ષના બંધારણ અને આંતરિક લોકશાહી ની ભાવના પ્રમાણે પદાધિકારીઓ ની પસંદગી કરવી એ ભાજપ ની ઓળખ અને ખાસિયત પણ છે નેહ્લ ઠક્કર હાઇકોર્ટ ક ચ્છ કચ્છની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવા ઉપાય કરવાનો આદેશ ગુજરાત વડી અદાલતે રાજય સરકારને કર્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કચ્છનું જળસંકટ દૂર કરવા માટે આદમ ચાકી જેવા રાજકીય કાર્યકરે વડી અદાલતમાં અરજી કરી હતી જે હેઠળ રાજય સરકારને પીવાના પાણીનો પુરવઠો વધારવા માટે નવા બોર કરવા સહિતના પગલા ભરવા કહેવાયુ છે ઉપરાંત જળવિતરણ ઊપર નજર રાખવા માટે તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભા કરવાની વાત પણ હાઇકોર્ટના ઓર્ડરમાં સામેલ છે

નેહ્લ ઠક્કર જીલ્લા રોજગાર કચેરી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગાર સહાયતા સ્વરોજગારી અંગેના માર્ગદર્શન મળી રહે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી બહ્માળીભવન ભુજ ખાતે અશિક્ષિત તેમજ ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરેલ દિવ્યાંગ ઉમેદવારોને પોતાની નામ નોંધણી કચેરી સમય દરમ્યાન કરાવી શકાશે

ટી આઇ ભયાઉ ખાતે ભરતી મેળો રાખેલ છે

ટી આઈ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી શકશે

નેહ્લ ઠક્કર હવા માન ઉત્તર પૂર્વના પવનો ક્રંકતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની સાથે લાગુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને ફજુ આગામી દિવસોમાં ઠંડી વધશે પવનની દિશા બદલાતાની સાથે એક સપ્તાહમાં પાંચ ડીગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું છે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ ડીસેમ્બર મહિનામાં થતો હોય છે પરંતુ ઉત્તર પૂર્વના મિશ્ર પવનને કારણે રાતે ઠંડીનો અહેસાસ અને દિવસે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ હાલ લોકોને થઇ રહ્યો છે પરંતુ જેમ જેમ ઉત્તર તરફના ઠંડા અને સુકા પવન ક્રન્કાતાની અઠે જ ઠંડીના પ્રમાણમાં વધારો થશે